પ્રધાનમંત્રીએ આકાશવાણી પરથી પ્રસારિત થતા મન કી બાત કાર્યક્રમના માધ્યમથી લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટીકને રોકવા સાથે મળીને સહયોગ આપવા હાકલ કરી છે

ભાજપના વરિષ્ઠ નેતા અને ભુતપુર્વ નાણામંત્રી અરૂણ જેટલીના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે આજે કરાશે

સીંધુ અને જાપાનની નોઝોમી ઓકુહારા વચ્ચે મુકાબલો થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની દોઢસોમી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપવાનો શ્રેષ્ઠ માર્ગ સમુદાય સેવા છે

લોકોએ આ સમયગાળા દરમ્યાન શ્રમદાન દ્વારા મહાત્મા ગાંધીજીને કાર્યાંજલી અર્પણ કરવી જાઇએ પ્રધાનમંત્રીએ આકાશવાણી પરથી પ્રસારિત થવા મન કી બાત કાર્યક્રમના માધ્યમથી લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટીકને રોકવા સાથે મળીને સહયોગ આપવા હાકલ કરી છે તેમણે તમામ પાલિકા જીલ્લા વહીટવટીતંત્ર ગ્રામપંચાયતો અને હોદ્દેદારોને પ્લાસ્ટીકના કચરાના સંગ્રહ અને સંગ્રહની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો છે

તેમણે વધુમાં જણાવ્યું કે મહાત્મા ગાંધીએ માત્ર સેવાની ભાવના પર જ નહીં પરંતુ આંતરિક ખુશી માટે પણ ભાર મૂકવો હતો જથારે સેવા પરમો ધર્મની ભાવના સાથે સેવા કાર્ય કરવામાં આવે ત્યારે અનહૃદ આનંદ પ્રાપ્ત થાય છે અને સેવાકાર્ય સાર્થક બને છે સપ્ટેમ્બર મહિનો આખા દેશમાં પોષણ અભિયાનને સમર્પિત છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સંતુલિત અને પોષક ખોરાક બધા માટે ખૂબ જ જરૂરી છે ખાસ કરીને ીઓ અને નવજાત શિશુઓ માટે આ માટે તેમણે સંસ્કૃત સુભાષિતનો પણ ઉલ્લેખ કર્યો હતો પોષણ અભિયાન અંતર્ગત આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓની મદદથી પોષણને એક જન આંદોલન રૂપે પરિવર્તિત કરવામાં આવી રહ્યું છે કુપોષણના પડકારોને પહોંચી વળવા નાખિકમાં મુટ્ટીબર ધાન્ય જેવી નવીન અને રસપ્રદ પહેલનો ઉલ્લેખ કરતા તેમમે જણાવ્યું કે હવે એક જન આંદોલન બની ગયું છે આ યોજના અંતર્ગત આંગણવાડી કાર્યકરો લોકો પાસેથી પાક લણણીના સમય દરમ્યાન મુઠ્ઠીભર ચોખા અનાજ ભેગા કરે છે આ અનાજનો ઉપયોગ બાળકો અને ીઓ માટે ખોરાક બનાવવા માટે કરવામાં આવે છે

તેમણે કહ્યું કે આ એક ઉત્તમ પહેલ છે જેને કોઇપણ જગ્યાએ અપનાવી શકાય છે

દરેક નાગરિકે પોતાની તંદુરસ્તી વિશે સજાગ રહેવું જાઇએ શ્રી મોદીએ કહ્યું કે ડિસ્કવરી ચેનલમાં તેમના મેન વર્સિસ વાઇલ્ડ એપિસોડના પ્રસારણ પછી લોકો વન્યજીવન અને પર્યાવરણ સંરક્ષણ વિશે વાત કરી રહ્યા છે તેમણે આશા વ્યકત કરી કે આ ભારતની પરંપરાઓ અને પ્રદૃત્તિ પ્રત્યે સંવેદનાથી આખા વિશ્વને માહિતગાર કરશે તેમણે લોકોને જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન અને ઇશાન ભારતના વન્યજીવન અને પ્રકૃત્તિ સાથે જોડાયેલ સ્થળોની મુલાકાત લેવા જણાવ્યું હતું

આ એક નવું ભારત છે

હાલ અત્યારે દેશ ચોમાસાની ઋતુનો આનંદ માણી રહ્યો છે અને તહેવારો તેમજ મેળાઓની ઉજવણી કરે છે ગઇકાલે જ કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી થઇ છે જે હંમેશા નવી તાજગી નવી પ્રેરણા લાવે છે શ્રી મોદીએ મોહનદાસ કરમયંદ ગાંધી અને મોહન અર્થાત્ ભગવાન શ્રીકુષ્ણના જીવન વચ્ચે સામ્યતાઓ દર્શાવી હતી

જી સાત બેઠક માટે આવેલા અગ્રણીઓ સાથે પ્રધાનમંત્રી દ્વિપક્ષી મંત્રણા પણ કરશે શ્રી મોદીએ ગઈકાલે મનામામાં બહરીનના રાજા હમાદ બીન ઈલ્સા અલ ખલીફા સાથે દ્વિપક્ષીય અને પ્રાદેશિક મૃદ્યઓ ઉપર વાતચીત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બહરીનના પ્રધાનમંત્રી પ્રિન્સ ખલીફા બીન સલમાન અલ ખલીફા સાથે પણ મંત્રણા કરવાના છે બંને દેશોએ સંસ્કૃતિ અવકાશ સૂર્ય ઉર્જા તથા રૂપે કાર્ડ અંગેની શ્રેણીબદ્ધ સમજૂતીઓ ઉપર હસ્તાક્ષર કર્યા હતા

ભાજપના વરિષ્ઠ નેતા અને ભુતપુર્વ નાણામંત્રી અરૂણ જેટલીના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે આજે કરાશે આજે સવારે તેમના પાર્થીવ દેહને પક્ષના વડા મથકે લાવવામાં આવ્યો હતો જયાં તેમના પ્રશંસકો અને અન્ય એ સદગતને શ્રધ્ધાંજલી આપી હતી આજે બપોરે આશરે અઢી વાગે શ્રી જેટલીના પાર્થીવ દેહને નિગમ બોધ ઘાટ ખાતે લઈ જવાશે શ્રી જેટલીનું ગઈકાલે એઈમ્સમાં અવસાન થયું હતું કડ વર્ષીય શ્રી જેટલીને ગત નવમી ઓગષ્ટે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ વેકૈયાહ નાયડુ ગૃહમંત્રી અમિત શાહ કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને વિવિધ પક્ષોના અગ્રણીઓએ શ્રી જેટલીને અંજલી આપી છે જમ્મુ કાશ્મીર વહીવટી તંત્ર દ્વારા દવાઓની અછત અને અતિશય ભાવ અંગેની અફવાઓને નકારી કાઢી હતી

આગામી ત્રણ અઠવાડિયા માટે પૂરતા પ્રમાણમાં બેબી ફ્રડ સ્ટોક છે

જમ્મુ અને કાશ્મીરમાં ઘટક વિકાસ પરિષદ બીડીસીની યુંટણી ટુંક સમયમાં થોજાશે અને આ હેતુથી વહીવટી તંત્ર તૈયારી કરી રહયું છે

સ્વીઝર્લેન્ડમાં રમાઈ રહેલી વિશ્વ બેડમિન્ટન સ્પર્ધાની આજે રમાનારી ફાઈનલમાં ભારતની પી

સીંધુ અને જાપાનની નોઝોમી ઓકુહારા વચ્ચે મુકાબલો થશે સિંધુ અને વિશ્વમાં યોથો ક્રમાંક ધરાવતી ઓક્રહારા સાથે અત્યાર સુધીમાં પંદર વખત રમી છે અને તેમાં તે આઠ વિરૂધ્ધ સાત ગેમથી પાતળી સરસાઈ ધરાવે છે વિશ્વ બેડમિન્ટન સ્પર્ધાની ફાઈનલમાં સિંધુએ સતત ત્રીજી વખત પ્રવેશ કર્યો છે ગઈકાલે રમાયેલી સેમીફાઈનલમાં સીંધુએ ચીનની ચેન યુ ફેઈ ને પરાજય આપીને સ્પર્ધાની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે